કેન્દ્ર સરકારે નવી નગર વન ચોજનાની મદદથી દેશના શેહરી વિસ્તારોમાં આગવા વન વિસ્તારો વિકસાવવાનો નિર્ણય લીધો છે

પ્રધાનમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ આજે આસામમાં બોકાખાટમાં જાહેરસભાને સંબોધન કર્યું કોંગ્રેસના પ્રિયંકા ગાંધી પણ આજે ઉત્તરી આસામમાં જાહેર સભાઓને સંબોધન કરશે

સ્વાસ્થય કેન્દ્રો કાર્યરત કર્યા છે

ઈવેન્ટમાં સુવર્ણચંદ્રક જ્યારે મનુ ભાકરે રજતચંદ્રક જીત્યા છે

કેન્દ્રિય વન અને પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે આજે આંતરરાષ્ટ્રીય વન દિવસ નિમિત્તે આપેલા સંદેશામાં આ માહિતી આપી છે તેમણે કહ્યું કે ભારતીય પરંપરા મુજબ લગભગ દરેક ગ્રામીણ વિસ્તારો નજીક વન વિસ્તારો આવેલા છે પણ શહેરોની આસપાસ આવા વિસ્તારો ન હોવાથી ગ્રામીણ અને શહેરી વિસ્તારો વચ્ચે વન ક્ષેત્રે બાબતે ઉભી થતી અસમાનતા કેન્દ્ર સરકારની નવી યોજનાથી દૂર થશે

છ દાયકાથી વધુ સમયથી આ ઈજનેરી કોલેજ દેશમાં ટેકનીકલ શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર છે રાષ્ટ્રપતિ રાઉરકેલા સ્ટીલ એકમ દ્વારા સંચાલિત સ્ટીલ જનરલ હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદઘાટન પણ કરશે

શ્રી કોવિદ આવતીકાલે પૂરીના જગન્નાથ મંદિરમાં પૂજા અર્ચના કરશે તેઓ કોણાર્ક સૂર્યમંદિર તથા ઈન્ડિયન ઓઈલ ફાઉન્ડેશન ટ્રસ્ટના કોણાર્ક સ્થિત ઈન્ટરપ્રેટેશન સેન્ટરની પણ મુલાકાત લેશે આસામ યૂંટણી પ્રધાનમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી એ આજે આસામમાં બોકાખાટમાં જાહેરસભાને સંબોધન કર્યું તેમણે કહ્યું કે ભાજપની આગેવાનીવાળી સરકાર આસામના ચા ઉદ્યોગ સાથે જોડાયેલા આદિજાતિ સમુદાયના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે

ભાજપના નેતૃત્વ હેઠળની સરકાર સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસ મંત્ર સાથે વિકાસ માટે પ્રતિબદ્ધ છે જ્યારે કોંગ્રેસના પ્રિયંકા ગાંધી પણ આજે ઉત્તરી આસામમાં ત્રણ રેલીઓને સંબોધન કરશે

એનઆઈએના પ્રવક્તાએ કહ્યું છે કે ગૃહમંત્રાલયે આ સંદર્ભે એક આદેશ જારી કર્યો છે હાલમાં મહારાષ્ટ્ર આતંકવાદ વિરોધી દળ આ કેસની તપાસ કરી રહ્યું છે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર મળી આવેલા વિસ્ફોટકથી ભરેલા વાહનનો માલિક મનસુખ હિરેન હોવાનું જાણવા મબ્યુ છે તે પાંચમી માર્ચે થાણેની ખાડીમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો અનિલ દેશમુખ દરમિયાન મુંબઇના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ કરેલા કથિત ભ્રષ્ટાચારના આરોપોના કારણે વિપક્ષે દેશમુખના રાજીનામાની માંગણી કરી છે આકાશવાણીના સંવાદદાતા જણાવે છે કે સિંહે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને સંબોધિત કરી પત્ર મોકલ્યો છે ઉપરાંત રાજ્યપાલના મુખ્ય સચિવ નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રાલયના અધિક મુખ્ય સચિવને પણ તેની નકલ મોકલી છે

આ ટ્રેનો દૈનિક સાપ્તાહિક દ્વિ સાપ્તાહિક અને ત્રિ સાપ્તાહિક હશે

વિવિધ ચીની યુનિવર્સિટીમાં હિન્દી ભાષાનો અભ્યાસ કરતાં ચીની વિદ્યાર્થીઓ અને શિક્ષકો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા ભારતના ચીન ખાતેના રાજદ્દત વિક્રમ મિસરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ખાસ સંદેશ વાંચી સંભળાવ્યો હતો આ પ્રસંગે ભારતને આઝાદી મળી ત્યારથી અત્યાર સુધી ભારતે કરેલી પ્રગતિની વિગતો દર્શાવતી વિડીયો ફિલ્મ દર્શાવવામાં આવી હતી

જેમની કિંમત નિયંત્રિત થતાં દર્દીઓને લાભ મળશે